પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષક સંમેલનમાં ભાગ લેવા માટે ગઇરાત્રે પુના આવી પહોચ્યા છે

ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટમાં ભારતે વેસ્ટઇન્ડીઝને છ વિકેટથી હાર આપી છે

જથારે જમશેદપુર પુર્વ અને જમશેદપુર પશ્ચિમ બેઠકો પર મતદારો સવારના સાત થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન કરી શકશે મતદાન માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ છે

તેમણે કહથું કે બેકીંગ ક્ષેત્ર ભુતકાળની કટોકટીમાંથી બહાર આવી ગયું છે તેમણે ઉચિત ઉદ્યોગ નિર્ણયો સામે પ્રશ્નો નહી કરાય તેની બેંકરોને ખાત્રી આપી હતી શ્રી નરેન્દ્ર મોદી ગઇકાલે નવી દિલ્હી ખાતે હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટને સંબોધી રહયાં હતા

તેમણે કહયું કે શાસનના મહત્વના ક્ષેત્રો અંગે સરકાર ધ્યાન આપે તે સમયની માંગ છે તેમણે કહયું કે એનડીએ સરકાર દેશને પહેલાના વચનોની રાજનીતીથી કામગીરીની રાજનીતી તરફ લઇ જઇ રહી છે

તેમણે કહયું કે સારા શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર ઉત્સાહપુર્વક કાર્ય કરી રહી છે તેમણે કહયું કે આદિવાસી બાળકો માટે સ્કોલરશિપ એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ પોષણ અભિયાન અને મિશન ઇન્દ્રધનુષ જેવી યોજનાથી શાળાઓમાં ડ્રોપ આઉટ દરમાં ઘટાડો તો થયો જ છે તેની સાથે બાળકોના સર્વગ્રાહી વિકાસને પણ પ્રોત્સાહન મળ્યું છે

મહારાષ્ટ્રના રાજયપાલ શ્રી ભગતસિહ કોરિયારી મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અને પુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંત્રીનું વિમાની મથકે સ્વાગત કર્યુ ગૃહમંત્રી અમિત શાહે ત્રણ દિવસના સંમેલનમાં ગઇકાલે સાંજના સત્રમાં ભાગ લીધો હતો રાજય પોલીસ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ કેન્દ્રીય તપાસ અને ઇન્ટેલીજન્સ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ આ રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લઇ રહથાં છે આ સંમેલન પુણેમાં બનેરમાં ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થાન તથા પાષણ વિસ્તારમાં પોલીસ રીસર્ચ કેન્દ્રમાં થઇ રહયું છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ વાર્ષિક સંમેલનનું આયોજન કરી રહયું છે

ગૃહ મંત્રાલયે ગઇકાલે દેશના દસ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળા પોલીસ મથકોની યાદી જાહેર કરી છે ગુજરાતના બાલાસિનોર પોલીસ મથકને બીજો ક્રમાંક મળ્યો છે જયારે મધ્યપ્રદેશના અજક બુહરાનપુરને ત્રીજો સ્થાન પ્રાપ્ત થયો છે

જેમાં આદેશ આપવામાં આવ્યા હતા કે ફીડબેકના આધાર પર પોલીસ મથકોની ગ્રેડીંગ અને તેમના પ્રદર્શનનું આંકલન કરવા માટે માપદંડોનું નિર્ધારણ કરવામાં આવે

પીડીતાનું હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી હતી તેને હૃદયરીગનો હમલો આવતા ડોકટરોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી નથી પીડીતાને બુધવારની રાત્રે સારી સારવાર માટે લખનઉથી દિલ્ફી લાવવામાં આવી હતી

યટનપલ્લી ખાતે તમણે કહ્યું કે આરોપીઓએ પહેલા લાકડીતથા પથ્થરથી પોલીસ પર હ્મલો કર્યો અને બાદમાં પોલીસના ફથિથાર ઝુંટવી લીધા હતા અથડામણની વિગતો આપતા તેમણે કહ્યું કે પોલીસે આરોપીઓને અનેકવાર ચેતવણી આપ્યા બાદ તેમની પર ગોળીબાર કર્યો હતો

રીઝર્વ બેંકે કહયું છે કે આ સુવિધા રજાઓ સહિત વર્ષના તમામ દિવસોમાં મળી શકશે

આ કાર્યક્રમનો ઉદેશ આજના વર્ષે પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવતા નવી જીએસટી રીટર્ન વ્યવસ્થા અંગે સ્થળ પર જ પ્રતિભાવ મેળવવાનો છે કેન્દ્રિય અપ્રત્યક્ષ કર સીમાશુલ્ક બોર્ડના ચેરમેન પ્રનલ કુમાર દાસે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ નવા રીટર્ન અપલોડ કરવામાં અને નવી પધ્ધતિના પાલનમાં વધુ સરળતા આવે તેની પર ધ્યાન કેન્દ્રિત કરાશે તેમણે કહ્યું કે જ્યારે રીટર્ન કાયદાકીય રીતે ફરજીયાત બનાવાય ત્યારે વેપારીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે આમ કરાઇ રહયું છે શ્રી દાસે કહયું કે આ પ્રતિસાદ સત્રમાં વાણિજય વેપાર ઉદ્યોગની તમામ મુખ્ય ચેમ્બરો કરદાતાઓ કર વ્યવસાયિકો અને અમલી કર્મચારીઓ ભાગ લેશે

મુસાફરોને નિઃશુલ્ક વાઈફાઈ સેવા રેલવાયર અંતર્ગત અપાય છે

રેલવે સ્ટેશનોને ડીજીટલ સમાવેશી કેન્દ્રમાં પરિવર્તિત કરવા ભારતીય રેલવેએ રેલવે મંત્રાલય હેઠળ મિનિરત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમે રેલવે સ્ટેશનો પર નિઃશુલ્ક હાઇ સ્પીડ વાઇફાઈ સેવા આપવાનું ફરજિયાત કર્યું છે